પ્રાદેશિક સમાયાર જાનુ પરમાર વાંચે છે

વિશ્વ જળ દિવસે ગઇકાલે વરસાદનું ટીપે ટીપું બયાવો તેવી થીમ ઉપર આધારિત જળ શક્તિ મિશનનો પ્રારંભ કરાવતા શ્રી મોદીએ આમ જણાવ્ય હતું વર્ષા જલસંચય પ્રવૃતિમાં ગામડાઓ આગળ હોવાનો આનંદ વ્યક્ત કરતાં શ્રી મોદીએ ઉમેર્યું હતું કે પાણીની કિંમત શું છે તે બોધપાઠ અન્યને ગામડાના લોકો જ આપી રહ્યા છે શ્રી મોદીએ કહ્યું હતું કે વરસાદનું મહત્તમ પાણી બચાવી દરેક ગામડું પોતાના ખપ પૂરતું પાણી એકત્ર કરી સ્વનિર્ભર બની શકે છે

આ કાર્યક્રમમાં સહભાગી થયેલા નર્મદા જિલ્લાના પાટણા ગામના સરપંચ વિદ્યા બેનના કામની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી અને બધાને આદિવાસી સમાજની જેમ પાણીનો બચાવ કરવાની ટેવ કેળવવા અનુરોધ કર્યો હતો

મહેસુલ મંત્રી કૌશીક પટેલે ગઇકાલે રાજ્ય વિધાનસભામાં વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ટેકનોલોજીની મદદથી નાગરીક કેન્ડી સેવાઓ ઝડપી સરળ અને પારદર્શી બનાવી છે

વિધાનસભામાં ગૌચર જમીન ફાળવણી મુદ્દે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મહેસુલમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ગૌચર વ્યવસ્થાપન નીતીની જોગવાઇઓનો ભંગ કર્યા વિના ગૌચરની જમીનની ફાળવણી કરી છે

વિધાનસભા પ્રશ્નોતરી વિધાનસભામાં અંદાજપત્ર સત્ર દરમિયાન પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રે રોજગારી આપવામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આ મેચ બપોરના દોઢ વાગે શરૂ થશે

ભારતીય મહિલા કૂટબોલ સંસ્થાના અધ્યક્ષ અને સાંસદ કિરીટ સોલંકીએ આ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો તેમણે કહ્યું કે કેવડીયામાં રાષ્ટ્રીય કક્ષાનું મેદાન બને તેવા પ્રયાસો કરવામાં આવશે આ પ્રસંગે હોકી રમતના દિઝ્ગજ રમતવીર ધ્યાનચંદના પુત્ર તથા ભૂતપૂર્વ હોકી પ્લેયર અશોક ધ્યાનચંદ ઉપસ્થિત રહ્યા હતા